પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

સરકારની સહાય જાહેરાતને ખેડૂતોએ આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી અને દૂરદર્શનનાં તમામ કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો લોકો સમક્ષ વ્યક્ત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું

કોલકતા ટેસ્ટમાં પણ ત્રીજા દિવસે જ બાંગ્લાદેશને હરાવવા મેદાનમાં ઉતરશે

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે પાક વીમા ની રકમ ઉપરાંત આટલું ઉદાર પેકેજ ખેડૂતો ને અપાયું હોય તેવો રાજ્ય ના ઇતિહાસ નો આ સૌથી પહેલો દાખલો છે ખેડૂતો ને મળવાપાત્ર રાહત ની રકમ ક્યાં તાલુકા માં કેટલો કમોસમી વરસાદ થયો તેના આધારે નક્કી કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે કરી છે

રાહ્ત પ્રતિભાવ પાટણ રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલી રાહતને ખેડૂતોએ આવકારી છે ખેડૂત ખાતેદાર દીઠ બે હેકટરની મર્યાદામાં રાહત આપવાની આ જાહેરાતનું પાટણ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ પટેલે સ્વાગત કર્યું હતું

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ એનઆઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે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

રાજ્ય સરકાર દ્વારા એક શહેરી આરોગ્ય કેન્દ્ર અને ત્રણ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવશે દાહોદ નગરમાં ગારખાયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર અને બોરડી મીરાખેડી તથા સંજેલીમાં બનનારા નવા દવાખાનાનું ગઇકાલે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

આ પૂર્વે તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના નવા બનનાર ભવનનું ભૂમિપૂજન કર્યું હતું

ઝડપાયેલો શખ્સ રમઝાન સુખીયા થરપારકરના એક ગામનો વતની છે તેની પાસેથી કશી શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી રમઝાન ખરેખર માનસિક રીતે અસ્થિર છે કે કેમ તે ચોક્કસ કરવા અને જો હોય તો તેને તબીબી સારવાર માટે ભુજની માનસિક આરોગ્યની તા

ઉલ્લેખનીય છે કે કચ્છની રણસીમાએથી ભૂતકાળમાં અનેકવાર માનસિક અસ્થિર પાકિસ્તાની નાગરિકો ઝડપાઈ યૂક્યાં છે

જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સીટી બસ અને બીઆરટીએસ બસોની સ્પીડ ધટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

મી પ્રતિ કલાક કરવામાં આવી ડ્રાઈવરો વધુ કલાકની નોકરી કરી રહ્યા હોવાની ફરિયાદને નિવારવા બાયોમેટ્રીક હાજરી ભરવામાં આવશે

દાહોદ શિબિર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાગરાળા ખાતે મહેસૂલ તંત્રની ચિંતન શિબીર યોજાઇ ગઇ

ક્રિકેટ કોલકતામાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત ઘર આંગણે સતત બારમી શ્રેણીમાં વિજયના આરે આવીને ઉભો રહ્યો છે